પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે આ સમજૂતી કરારના માધ્યમથી બંને દેશો વચ્ચેના સંબંધો ખરીદદાર વેચાણકર્તાથી વધીને સહઉત્પાદકો સુધી વધારાશે

આ સમજૂતી કરારમાં ચાર તેલ અને ગેસ એલએનજી અને કોલસા બાબતના વેપાર અને રોકાણના ક્ષેત્રમાં પાંચ આંતરમાળખાકીય અને સંરક્ષણ અને ઓડિયો વિઝ્યુઅલ પ્રોડકશન પ્રત્યેકમાં એક એક કરારોનો સમાવેશ થાય છે બાદમાં એક અલગ અખબારી જાગનિવેદનમાં બંને નેતાઓએ શિખર પરિષદની વાર્તામાં આવેલા પરિણામથી સંતોષ વ્યક્ત કર્યો હતો અને સહકારમાં નવા વિસ્તારોમાં પણ દ્રીપક્ષીય સંબંધો વિસ્તારવાનું નક્કી કર્યું હતું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રશિયાને એક વિશ્વાસપાત્ર ભાગીદાર અને ખાસ મિત્ર તરીકે ગણાવ્યા હતા પુતિને પણ કહ્યું કે બંને દેશો વચ્ચેના સંબંધો અરસપરસ ફળદાથી અને અદ્વિતિથ છે

એક નિવેદનમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે આ સમજૂતીથી બંને દેશો વચ્ચે બાયર સેલરથી સહઉત્પાદક સુધીના સંબંધો વધશે આંતરમાળખાકીય સંબંધિતના સમજૂતી કરારથી વ્લાદિવોસ્ટોક અને ચેન્નાઇ વચ્ચેના જહાજવાડાની કનેક્ટીવીટીમાં સુધારો થશે રાષ્ટ્રીય યલણમાં અરસપરસ યૂકવણીને વધારવા અંગે પણ સમજૂતી કરાર પર ફસ્તાક્ષર થયા હતા

અન્ય સમજૂતી કરારોમાં આર્કીટીક પ્રદેશમાં કોકિંગ કોલના ખોદકામ અંગેનો પણ સમાવેશ થાય છે

તેઓ પાકિસ્તાનનું નાગરિકત્વ ધરાવે છે અને લશ્કરે તોયબા સાથે સંકળાયેલા છે

તેમણે પાકિસ્તાન ઉપર આક્ષેપ કર્યો હતો કે વધુને વધુ આતંકવાદીઓને કાશ્મીર ખીણમાં ધુસણખોરી કરાવીને ખીણની શાંતિને ડહોળી રહ્યું છે તેમણે કહ્યું કે પડોશી દેશે કાશ્મીરમાં આતંકવાદીઓ દ્વારા શાંતિ જાખમાવાના સઘળા પ્રથાસો કર્યા છે

સેનાએ પાકિસ્તાની નાગરિકત્વ ધરાવતા બે આતંકવાદીઓને પકડ્યા અંંગેનો વીડિયો જાહેર કર્યો છે જેમાં આ બંને આતંકવાદીઓએ લશ્કરે તોયબા સાથેના જાડાણને કબૂલ્યું છે અને પાકિસ્તાની સેનાએ જમ્મુ કાશ્મીરમાં તેઓને ધુસાડ્યા હોવાનું કબૂલ્યું છે

મંત્રીએ કહ્યું કે ઉત્તરપૂર્વ પ્રદેશના વિકાસમંત્રાલયની એક ટીમ આવતીકાલે જમ્મુકાશ્મીરની મુલાકાત લેશે

સુશ્રી લેખીએ જણાવ્યું કે એનઆરસી પ્રક્રિથામાં કોઇ ભૂલ રહી ગઇ હશે તો સ્થાનિક લોકોને સુરક્ષિત કરવા અંગેના જરૂરી પગલાં લેવાશે

પ્રવકતાએ વધુમાં સ્પષ્ટતા કરી છે કે વિદેશી પત્રકારને પ્રોટેકડેટ એરિયા પરમીટ અથવા રીસ્ટ્રીકટેડ એરિયા પરમીટની જરૂરિયાત રહેશે નહીં કેમ કે આસામમાં આવા કોઇ વિસ્તારો નથી

ગઇકાલે શહેર અને પરા વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદ થયો હતો ભારતીય હવામાન વિભાગે આજે મુંબઇ થાણે પાલગઢ અને રાયગઢના વિસ્તારો માટે રેડએલર્ટ જાહેર કર્યું છે મુંબઇમાં સતત વરસી રહેલા વરસાદથી આસપાસના કેટલાક નિયાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગથા છે અને વાહનવ્યવહારને અસર થઇ છે

પશ્ચિમ વિસ્તારમાં લાંબા અંતરની ટ્રેનો પણ થંભી ગઇ છે નાલા સોપારા સ્ટેશનના પાટાઓમાં ભારે પાણી ભરાઇ ગયું છે આમ છતાં મુંબઇ એરપોર્ટની હવાઇ સેવાઓ સામાન્ય રહી છે

આ ટીમનો હેતુ જમ્મુકાશ્મીરમાં કેટલાંક નવા સુધારા અને શ્રેષ્ઠ પરંપરાઓને લાગુ પાડવાની શકયતાઓ તપાસવાનો છે એક સત્તાવાર યાદીમાં જણાવાયું છે કે કેન્દ્રિયમંત્રી ડોકટર જીતેન્દ્રસિંહ તાજેતરમાં અધિકારીઓ સાથે વિકાસ તેમજ જુદાજુદા મુદ્દાઓ અંગેની યર્યાવિયારણા કરી હતી

આ ઉપરાંત નોર્થઇસ્ટ અને જમ્મુકાશ્મીરના ખેડૂતો અને કારીગરો સ્થાનિક પેદાશો સમુદાય આધારીત કુદરતી સ્ત્રોતો અને સાંસ્કૃતિક બાબતોના અરસપરસ વિચારવિમર્શનો પણ સમાવેશ થાય છે

દાઉદ ઇબ્રાહીમને પણ યુનાઇટડે નેશન્સે વૈશ્વિક આતંકવાદી તરીકે ગણ્યો છે

આજે અટારી ખાતે કરતારપુર સાહિબ કોરીડોરના માટે મળેલી ત્રીજા રાઉન્ડની બેઠકમાં આ સમજૂતી થઇ હતી ગૃહવિભાગના સંયુકત સચિવની આગેવાની હેઠળના ભારતીય પ્રતિનિધિમંડળે પાકિસ્તાનના સાઉથ એશિયા સાર્ક મંત્રાલયના ડાયરેકટર જનરલની આગેવાની હેઠળના પ્રતિનિધિમંડળ સાથે વિગતવાર ચર્ચા વિચારણા કરી હતી